અર્થશાસ્ત્રના નોબલ ઇનામ માટે મૂળ ભારતીય અભિજિત બેનરજી અને અન્ય બે ની પસંદગી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે જમ્મુકાશ્મીર અને લદાખ વિકાસ તરફ આગળ વધી રહ્યાં છે જમ્મુકાશ્મીરમાં પોસ્ટ પેઇડ મોબાઇલ સેવાઓ પૂર્વવત થઇ પીએમસી બેન્ક અંગે સરકારની નજર છે અને ગ્રાહકોના હીતોની સુરક્ષા થશે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ બનશે

ગરીબી નાબૂદી માટેના પ્રથોગિક કાર્યોને ધ્યાનમાં રાખીને આ ઈનામ માટે પસંદ કરાથા છે

એચ ડી કર્યુ હતું તેઓ મેસેચ્યુસેટસ ટેકનોલોજી ઇન્સ્ટીટ્યુટમાં ફોર્ડ ફાઉન્ડેશનના આંતરરાષ્ટ્રીય અધ્યાપક તરીકે કામ કરે છે નોબલ પસંદગી સમિતિની જાહેરાત અનુસાર આ વર્ષે તેમણે કરેલાં સંશોધનોથી ગરીબી નાબૂદીમાં સુધારાની શક્યતાઓ દેખાઇ છે છેલ્લા બે દાયકા દરમિથાન થયેલા પ્રથોગોના કારણે વિકાસલક્ષી અર્થશાસ્ત્રમાં સંશોધનોનો વ્યાપ વધ્યો છે

આકાશવાણી સાથેની ખાસ વાતચીતમાં પ્રોફેસર અભિજિત બેનરજીના ભાઈ અનિરૂદ્ધ બેનરજીએ આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો

ટ્વીટર પર શ્રી નાયડુએ કહ્યું કે ગરીબી નાબૂદ માટેનાં તેમનાં સંશોધનોથી ગરીબી સામેના પડકારો સમજવામાં મહત્વની મદદ મળશે

જમ્મુ કાશ્મીરના પોલિસ મહાનિદેશક દિલબાગસિંઘના જણાવ્યા પ્રમાણે પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા પ્રભાવિત થાય નહીં તે માટે થોગ્ય પગલાં લેવામાં આવી રહ્યાં છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસામાજીક તત્વી ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તથા વ્યૂહાત્મક સ્થળોએ વધારાનું સૈન્ય તૈનાત કરવામાં આવશે

પેરિસમાં કાર્યદળની ચાલી રહેલી બેઠકમાં ત્રાસવાદીઓને નાણાં સહાથ નાણાકીથ હેરફેર અને અખંડિતતા સામેના ખતરા જેવી બાબતો પર ચર્ચા યાલી રહી છે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા હેઠળ ત્રાસવાદ વિરોધી દળના વડા તથા ખાસ કાર્યદળના વડાઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધતાં તેમણે કહ્યું કે હાલના સંજોગોમાં કોઇપણ દેશને યુદ્ધ પોષાય નહીં કારણ કે તેની નાણાંકીય અને માનવીય અસરો વ્યાપક હોથ છે શ્રી દોવલે કહ્યું કે પાકિસ્તાની નીતીઓમાં ત્રાસવાદનો શસ્ત્ર તરીકે ઉપયોગ થયો છે અને તે ત્રાસવાદને ટેકો આપે છે તે જગજાહેર છે

લોકોએ આપેલા પ્રચંડ પ્રતિસાદના કારણે તેઓ મજબૂત પગલાં લઇ શક્યા છે

કોંગ્રેસે આરોપ મૂક્વો કે ખેડૂતોને પાકના લધુત્તમ ટેકાના ભાવ મળતા નથી તેમણે કહ્યું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતોનાં દેવાં માફ કરાશે

ચિદમ્બરમની ધરપકડ માટે મંજૂરી માંગતી ઇડીની અરજી અંગે દિલ્ફીની અદાલતે યૂકાદો અનામત રાખ્યો છે ગયા શુક્રવારે આ અરજી કરવામાં આવી હતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે સર્વોચ્ય અદાલતે કસ્ટડીમાં લઇને પૂછપરછ જરૂરી ગણાવી છે જો કે ચિદમ્બરમના એડવોકેટ કપિલ સિબ્બલે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે સીબીઆઇ એ આ ગુના માટે રીમાન્ડ મેળવ્યા છે ત્યારે ઇડીની રજૂઆત યોગ્ય નથી

આ પ્રસંગે ડોકટર હર્ષવર્ધને તબીબી શિક્ષણમાં ઐતિહાસિક રીતે સુધારા થયા હોવાનું જણાવ્યું હતું

અને થાપણદારોનાં નાણાં પાછાં મળે તે માટે પ્રયત્નશીલ છે આજે નવી દિલ્હીમાં જાહેરક્ષેત્રની બેન્કોના વડા સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી સીતારમણે કહ્યું કે રીઝર્વ બેન્કે ઝડપથી પ્રશ્ન ઉકેલવા અને ગ્રાહકોનાં હીત જાળવવાની ખાતરી આપી છે બેન્કોનાં જોડાણ સંદર્ભમાં નાણાંમંત્રીએ કહ્યું કે બધું સરળતાથી ચાલી રહ્યું છે બેન્કો પાસે પૂરતી પ્રવાફીતા છે અને સુક્ષ્મ મધ્યમ અને નાના ઉદ્યોગોને બાકી લેણા મળી રહે તેવા પ્રયત્નો છે

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દીલ્ફીમાં ઇન્ડિયા ઐનર્જ ફોરમની બેઠકમાં આ મુજબ જણાવ્યું છે

શ્રી પ્રધાને કહ્યું કે જીએસટી હેઠળ પેદ્રોલિયમ ઉત્પાદનોને આવરી લેવા નાણામંત્રીને વિનંતી કરવામાં આવી છે

તેનાથી ઇથેનોલ આધારીત ખેતીને લાભ થશે આ પ્રસંગે નાણામંત્રી સીતારમણે ખાતરી આપી કે વિવિધ ઉર્જા કરારને ભારત પાળશે